પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

રાજ્ય સરકારે લધુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે

મિડીયામાં ફરીથી લોકડાઉન અંગે ચાલી રહેલા અહેવાલોને પાયાવિહોણા ગણાવીને લોકોને આવા ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ કરી હિ

કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ઘિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનીસીપાલીટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેંકોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે મતદારી યાદી રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ રવિવાર બાવીસમી નવેમ્બરે ખાસ ઝૂંબશ યોજાશે

જેમાં ક્લેક્ટર કચેરી મામલતદારની કચેરી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી તથા ગ્રામ પંચાયતોમાં મતદાર યાદીનો મુસદ્દો રાખવામાં આવ્યો છે

ઓ વી ડોટ ઇન વેબસાઇટ પર મતદાર યાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે

રાજીવ કુમાર ગુપ્તા અમદાવાદ મહાનગરપાલિકાના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાએ કહ્યુ છે કે હાલમાં સોશિયલ મિડીયામાં ફરીથી લોકડાઉન અંગે જે અફવાઓ યાલી રહી છે તે પાયાવિહોણી છે જેથી લોકોએ આવા ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે દોરાવુ નહિ કોરોનાની સારવાર માટે અમદાવાદ શહેરમાં હાલ ઉપલબ્ધ હોસ્પિટલની પથારીઓની તથા તેને સંલઝ્ન વિવિધ સેવાઓની સમીક્ષા કરવા માટે સાબરમતી રિવરફન્ટ ખાતે બેઠક ગઈકાલે યોજાઇ હતી

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે તાજેતરમાં તહેવારોના દિવસો દરમિયાન કેટલાક શહેરીજનોએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ ફરવા ફરવા દરમિયાન માસ્ક પહેરવાનુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની અતિમહત્વની બાબતો સામે દુર્લક્ષ સેવ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના તેમજ બહારથી સગા વ્હાલાં શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવરજવર જેવી બાબતોને કારણે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે

છેલ્લાં છ માસથી કોરોના મહામારી સામે લડત આપતા પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું ત્યારે હવે દીવને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતાં લોકોમાં ખુશીનો માહોલ છે દીવના ક્લેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપવામાં આવી હતી

કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે છે

દીવના પર્યટન સ્થળો પર પણ હાલ પ્રવાસીઓની ભીડ જામી છે ત્યારે દીવ આરોગ્ય વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા તકેદારીના પગલાં લઈને સેનેટાઇઝ કરવાનું કામ જોરમાં યાલે છે

રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિને દર વર્ષે શહેરને અનેરા શણગાર સજાવવામાં આવે છે તેમજ રંગેચંગે ઉજવણી કરાય છે પરંતુ અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ષે કોરોનાની પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાએ સ્થાપના દિન સાદગીપૂર્ણ ઉજવવાનું નક્કી કર્યું છે

દરમિયાન ક્રાઇમબ્રાન્યને સફળતા મળી છે અને યાર લોકોની ધરપકડ કરાઈ છે

વિશ્વકોષ ગુજરાત વિશ્વકોશે તેના ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર બાળપ્રતિભા વિશેષાંક રજૂ કર્યો હતો